પ્રાદેશિક સમાચાર ફીના મોદી વાંચે છે

આરોગ્ય સચિવ કોરોનાની સારવાર માટેનાં ઇંજકેશનના દુરપયોગ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે

સુરતની લાજપોર જેલમાં ઓનલાઇન શિક્ષણની પહેલ કરવામાં આવી

જયારે ભાવનગર જિલ્લાનાં મહુવાનાં ગોરસનાં એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે આમ કોરોનાથી ચાર અને કોરોના સાથે અન્ય બિમારીથી એક સહિત કુલ ચારનાં મોત નિપજ્યાં છે

અને વ્યાપક તકેદારી ઉભી કરવામાં આવી છે

જૂનાગઢ શહેરમાં અગીયાર અને ગ્રામ્ય વિસ્તારમાં યાર મળી કુલ પંદર કેસ નોંધાયા છે તો બીજી તરફ એક જ દિવસમાં છેતાલીસ દર્દીઓએ કોરોનાને મહાત આપી હોસ્પીટલમાંથી રજા મેળવી છે તો બોટાદ જિલ્લામાં એક મહિલા અને એક પુરુષ એમ બે કેસ પોઝીટીવ નોંધાયા છે જેઓ સુરત હોસ્પીટલથી આવ્યા હતાં

દમણમાં આજે એક શાકભાજી વિક્રેતામાં પણ કોરોના પોઝીટીવ મળી આવ્યો છે

જિલ્લા કલેકટર ડૉક્ટર રાકેશ મીનહાસે આ વિસ્તારની મુલાકાત લીધી હતી

ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે

સુરત ઈંજેકશન આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવીએ જણાવ્યું છે કે ટોસીલીઝુમેબ અને રેમડેસુવીર ઇન્જેકશનનો દુરુઉપયોગ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સુરત કલેકટર કચેરી ખાતે પત્રકારો સાથેની વાતચીતમા જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને ટોસીલીઝુમેબ ઇન્જેકશન આપવા ત્રણ ડોક્ટરોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેની ભલામણ અનુસાર દર્દીઓને ઈન્જેકશન આપવામાં આવશે સુરત શહેર જિલ્લામાં કોરોનાના વ્યાપને રોકવા નવતર પહેલનો ઉલ્લેખ કરતાં અગ્રસચિવે જણાવ્યું હતું કે આરોગ્ય સેતુની સાથે ઇતિહાસ મોડેલનો અમલ થશે

જીટીયુ પરીક્ષા યુ જીસીની ગાઈડલાઈન પ્રમાણે જીટીયુના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની વૈકલ્પિક જવાબો સાથેની પરીક્ષા લેવાશે જો વિદ્યાર્થી કોઈ કારણસર ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા આપી શકતા નથી તો સ્પેશિયલ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે તાજેતરમાં જ તેમની યુજીસીએ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન બાબતે દરેક યુનિવર્સિટીઝને મંજૂરી આપી છે

ભવિષ્યમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા રાજયમાં સ્થિત આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેકટ્સના પ્રશ્નોના નિરાકરણ માટે સર્વોચ્ય અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી

અગ્રવાલના અધ્યક્ષપદે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીની ભલામણો તથા તેના ઉપર લીધેલ નિર્ણયોને મંત્રીમંડળે મંજૂરી આપી હતી

જેલમાં સજા ભોગવતા બંદીવાન અટકી પડેલો અભ્યાસ મેળવવા ઇચ્છતા હોય તેમને ઓનલાઈન શિક્ષણ જેલમાં પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા છે સુરતની શિક્ષણસંસ્થા પી

સવાણી ગ્રુપે કેદીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવાસ ફેલાવવાની તૈયારી દર્શાવીને અનોખી વ્યવસ્થા ઉભી કરી છે ઓનલાઈન શિક્ષણ થકી બંદિવાનોના માનસપટલ ઉપર હકારાત્મકતાના વિચારો ઉદ્દભવે અને જેલમુક્ત થયા બાદ તેઓ સભ્ય સમાજમાં પોતાની જાતનું પુનઃસ્થાપન કરે એવી સવાણી ગૃપના મહેશભાઈ સવાણીએ આશા વ્યકત કરી હતી

કુંટુંબની યોજનાની તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારીનાં સૂત્ર સાથે કરવામાં આવશે જિલ્લામાં વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં જાગૃત્તિ કેળવાય તે અંતર્ગત જિલ્લા તથા તાલુકામાં તેને લગતાં વિષયો પર પ્રવૃત્તિઓ કરાશે

કે ખાતે કેમ્પ માધ્યમથી કાયમી અને બિન કાયમી કુંટુંબકલ્યાણ પધ્ધતિનો મોટા પાયે લાભ અપાશે

મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા આરોગ્ય કચેરી ઓલપાડ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં વસતિ નિયંત્રણ માટે કોપર ટી નિરોધ ઓરલ પીલ્સ વગેરે અંગે માહિતી આપવામાં આવી હતી વસ્તી વિસ્ફોટને અટકાવવા કેવા પગલા લેવા જોઈએ પુરુષ નસબંધી સ્ત્રી નસબંધી કાયમી પદ્ધતિ બિન કાયમી પદ્ધતિ છાયા અંતરા જેવી વિવિધ પદ્ધતિ વિશે સમજ આપી હતી

શિક્ષણની ગુણવત્તા સુધારવાનાં હેતુથી સૌ પ્રથમ ઈ શિક્ષા જ્યોત ડીઝીટલ મેગેઝીન શિક્ષણને સમર્પિત કરાયું છે